વિરાટ યુધ્ધ જહાજને દરિયામાંથી ગઈકાલે શીપબ્રેકિંગ યાર્ડની ધરતી ઉપર લવાયું હતું થેન્ક યુ વિરાટ નામ આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દીયમંત્રી મનસુખ માંડવિયા કબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે હાજર રહયા હતા અને પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લેનાર વિમાન યુધ્ધ જહાજ આઈ

વિરાટ ની સેવાને સૌએ બિરદાવી હતી વહાણવટા ઉધોગમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયાએ આ પ્રસંગે વ્યકત કરી હતી અને ઘોઘાથી દહેજ ચાલતી ફેરી સર્વિસ સુરત નજીક આવેલા હજીરા સુધી લંબાવવા જાહેરાત કરી હતી

પોર્ટલ ઉપર વેકિસનને લગતી તમામ જાણકારી ઉપલબ્ધ રહેશે

પ્રજાકીય વિકાસકામો પ્રજાનો અધિકાર છે

જયારે જિલ્લામાં ગઈકાલે કોરોનાને કારણ એકપણ મત્યુ કેસ નોધાયેલ નથી

અંજાર પ્રાંત કચેરી ખાતે પ્રારંભ કરાચેલ હેલ્પ ડેસ્ક કન્દ્રોલરૂમની રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જાત મુલાકાત લઇ કુલ છ હોસ્પિટલની ઓનલાઇન સમીક્ષા કરી હતી

જેમાં કુપોષણ ધરાવતા દર્દીઓની વિશેષ સારવાર જરૂરિયાતમંદ દર્દીઓને કુપોષણ નિવારણ અંગેનું માર્ગદર્શન અપાશે